બચાવ કરવા અપીલ કરી છે

ચીને કહ્યું છે કે ભારત અને પાકિસ્તાને બધા જ મુદ્દા ઉકેલવા દ્વિપક્ષીય માર્ગ

ભારતીય હવાઈદળની ક્ષમતામાં રફાલ યુદ્ધ વિમાન જોડાયું છે સંરક્ષણમંત્રી

મુસલમાનોના શોષણ બાબતે ચીની અધિકારીઓના વીઝા પર મનાઈ ફરમાવશે

નવી દિલ્હીમાં ગઈકાલે દશેરા નિમિત્તે યોજાયેલા સમારોહમાં સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજ્યંતિ વર્ષ નિમિત્તે લોકોએ અન્નનો બગાડ રોકવા અને ફરી વપરાશમાં ન આવે તેવા પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા ઝુંબેશ હાથ ધરવી જોઈએ

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ફાન્સમાં દસોલ્ટ એવિએશન ખાતે ગઈકાલે સાંજે પ્રથમ રફાલ વિમાન સ્વીકાર્યું હતું જોગાનુજોગ હવાઈદળના સ્થાપના દિવસે તેમજ વિજયાદશમીએ ગઈકાલે આ પ્રસંગ બન્યો હતો સંરક્ષણમંત્રીએ રફાલ વિમાન પર શસ્ત્રપૂજા કરીને વિમાનમાં બેસીને સવારી પણ કરી હતી આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારતીય લશ્કરી દળો માટે આ ઐતિહાસિક દિવસ છે તે દ્વારા ભારત અને ફાન્સ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પણ જોવા મળે છે ફાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લી હવાઈદળના નાયબ વડા એરમાર્શલ હરજિતસિંહ અરોરા દસોલ્ટના મુખ્ય અધિકારી એરિક ટ્રેથિયર આ પ્રસંગે હાજર રહ્યા હતા આ અગાઉ શ્રી રાજનાથસિંહે ફાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની એલીઝી પેલેસમાં મુલાકાત લીધી હતી તેમણે ભારત ફાન્સ વચ્ચેના મજબૂત સંરક્ષણ સંબંધોને આવકાર્યા હતા તેમણે ફાન્સને ભારતના મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સહયોગી દેશ તરીકે ગણાવ્યો હતો

આ પ્રસંગે વિવિઘ વિમાનોએ હેરતભર્યા કરતબો આકાશમાં દર્શાવ્યા હતા

પરેડની સૌથી ધ્યાનાકર્ષક બાબત વીંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને મીગ વિમાનોના કાફલાનું નેતૃત્વ કર્યું હતું આ પ્રસંગે બોલતાં હવાઇ દળના વડા રાકેશ કુમાર સિંહ ભદૈારીયાએ જણાવ્યું હતું કે ભારતીય હવાઇ દળ દેશના સાર્વભૌમત્વ અને હિતોનું રક્ષણ કરવા કટીબઘ્ઘ છે આ પ્રસંગે લશ્કરના વડા જનરલ બીપીન રાવત અને અન્યો ઉપસ્થિત રહયાં હતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુ અને પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે હવાઇદળના જવાનો પીઢ સૈનિકો અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના યોગદાનની પ્રશંસા કરી ગૌરવ વ્યકત કર્યું છે

એક સમાચાર સંસ્થાની સાથે કરેલી મુલાકાતમાં તેમણે કહ્યું કે બે પડોશીઓ વચ્ચે મતભેદ થવો એ સામાન્ય વાત છે અને તેન પરસ્પર વાતચીત દ્વારા સૂલઝાવવી જોઈએ ચીની રાજદ્દતે કહ્યું કે એશિયાની બે ઉભરતી અર્થવ્યવસ્થાઓના પરસ્પર સંબંધો સરહદ વિવાદના કારણે બગડવા ન જોઈએ શ્રી સૂને કહ્યું કે ભારત ચીન બરહદ વિવાદનો પ્રશ્ન ઐતિહાસિકરૂપે એવો ઉલઝેલો સંવેદનશીલ મુદ્દો છે જે લાંબા સમયથી ચાલતો આવે છે તેમણે કહ્યું કે છેલ્લા કેટલાય દશકાથી બંને દેશોની સરહદે એક પણ ગોળીબાર થયો નથી અને શાંતિનું વાતાવરણ છે

બંને દેશોએ દ્વિપક્ષી સંબંધોના ફલક પર ધ્યાન આપવું જોઈએ આગામી શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તમિલનાડુના તટીય શહેર મામલ્લાપુરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બીજા અનૌપચારિક શિખર સંમેલનમાં ભાગ લેવા ચેન્નાઈ આવી રહ્યા છે સંભાવના છે કે આ દરમ્યાન શ્રી મોદી અને શી જિનપિંગ સરહૃદ પર શાંતિ અને સ્થિરતા વધારવાના ઉપાયો અંગે ચર્ચા કરશે

મંત્રાલયના પ્રધાનમંત્રી ઉખનાજિન સુરેલસુખ છ કેબિનેટમંત્રી અને દોર્નોગોવિ પ્રાંતના ગર્વનર પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આ મહત્વપૂર્ણ અવસર ભારત અને મંગોલિયા વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર અને મૂડીરોકાણના સંબંધોમાં નવું પ્રકરણ ઉમેરશે

આ બાબત પર અત્યારે સર્વોચ્ય અદાલતમાં સુનાવણી ચાલી રહી છે

અફઘાની અધિકારીઓએ આ વાતની ગઈકાલે પુષ્ટિ કરી હતી

અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીઓએ એક નિવેદનમાં કહ્યું કે અમેરિકાએ ચીનના શિ જિયાંગમાં દમન અને શોષણ તુરંત બંધ કરવા કહ્યું છે

બંને દેશો વચ્ચે વ્યાપાર મંત્રણા શરૂ થવાના આગલા દિવસે જ આ તણાવ ઉભો થયો છે

ભારતની ઓપનર સ્મૃતિ મંધાતાને ગઈકાલે પગમાં ઈજા થઈ હોવાના કારણે આજે રમી શકશે નહીં

તેના સ્થાને ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરને સમાવવામાં આવી છે